ત્યારે ખેડતોને થયેલી નુકસાનીમાં મદદરૂપ બનવા રાજય સરકાર દ્રારા નુકસાનીના સર્વેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે હવે પુર્ણતાને આરે છે અને ખેડુતોને સહાય માટેનું માળખુ તૈયાર કરી લેવાયુ છે

જે અનુસાર મહત્તમ બે હેક્ટરમાં નુકસાનનું વળતર આપવામાં આવશે પિયત અને બિનપિયત જમીનો માટે વળતરની રકમ અલગ અલગ નક્કી કરવામાં આવી છે

લેખે વળતર યુકવવામાં આવશે કૃષિ વિભાગની માર્ગદર્શિકા અનુસાર આ વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે

એક તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો જાહેર કર્યો છે તો રાજય સરકારે દિવાળી અગાઉ જ કર્મચારીઓને વહેલો પગાર યુકવી દેવા જાહેર કર્યુ છે તેમ છેલ્લી ઘડીયે ખરીદી વધશે તેવુ વેપારી વર્તુળો જણાવી રહ્યા છે બજારોમાં મોંઘવારી અને મંદીની અસર જોવા મળે છે પરંતુ કચ્છના લોકોની તાસીર જોતા દિવાળીની શકનની ખરીદી માટે આગળ આવશે તેવુ મનાઈ રહ્યુ છે આ વખતે ચોમાસુ લંબાતા વાવણીમાં વિલંબ થયો છે તેથી ગ્રામ્ય વિસ્તારના લોકોની ઘરાકી પણ મોડેથી જામશે તેવાં એંધાણ વર્તાય છે કલ્પના શાહ કિસાન મેલા એવોર્ડ રાજસ્થાનના જોધપુર ખાતે કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્રકાઝરી આયોજીત યાર રાજયના કિસાનો માટે ચોજાયેલા કિસાનમેલામાં ગુજરાત રાજયમાંથી એકમાત્ર કચ્છના ભુજ તાલુકાના માધાપરના પ્રયોગશીલ ખેડુત પ્રેમજીભાઈ વેકરીયાની કિસાન મેલા એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી અને કેન્દ્રીય કૃષિમંત્રી દ્રારા તેમને એવોર્ડ એનાયત કરાયો હતો

જો કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને કોઈ ઈજા થઈ નથી અકસ્માતના કારણે મુંબઈ ભુજ કચ્છ એક્સપ્રેસને સામખીયાળી થોભાવી દેવાઈ હતી સયાજી નગરી દ્રેનને ભયાઉ પાસે તથા ભુજ બરેલી આલા હજરત દ્રનને આડેસર થોભાવાઈ હતી ગાંધીધામના રેલ્વે અરીયા મેનેજરે જણાવ્યુ કે લેવલ ક્રોસિંગ ગેટ પાસે દ્રેક રોલિંગ અધુરૂ હોવાના કારણે એન્જીન ખડી પડ્યુ હતું

દરમ્યાન મોડેથી રેલ વ્યવહાર પુર્વવત થયો હોવાનું જાણવા મળે છે ભુજ થી મુંબઈની બંન્ને ટ્રેનો આજે રાત્રે તેના નિયત સમયેજ રવાના થશે

કલ્પના શાહ અવસાન અંજાર તાલુકાના રત્નાલ ગામના પુર્વ સરપંચ અને આહિર અગ્રણી ત્રિકમભાઈ અરજણભાઈ આહિરનું આજે સવારે અવસાન થયુ છે

તેઓ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસીએશનના પ્રમુખ અને ઈફકોના ડાયરેક્ટર રહી યુક્વા છે હાલે તેઓ અંજાર ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ હતા રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના તેઓ ભત્રીજા હતા

આ સ્પર્ધામાં અમદાવાદની બી

મેડિકલ કોલેજ પ્રથમ સુરતની સરકારી મેડીકલ કોલેજ દ્રિતીય નંબરે અને તૃતીય સ્થાને વડોદરાની મેડીકલ કોલેજ આવી હતી આ પ્રસંગે તજન્નોએ જણાવ્યુ હતું કે જે તબીબ શરીર રયનાને સુપેરે જાણે એ જ સફળ ડોક્ટર બની શકે આ પ્રસંગે કોલેજના એનાટોમી વિભાગને બિરદાવી આ કાર્યક્રમના આયોજન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

આઈ આધોગિક તાલીમ સંસ્થા રાપર દ્વારા આઈ ટી

ટી આઈ રાપર ખાતે રૂબરૂ હાજર રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપર કચ્છ દ્વારા જણાવાયું છે